રાજ્યના જે વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તે વિસ્તારોમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અનુરોધ કરીને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ જે જિલ્લામાં વધુ વરસાદ હોય તે તમામ જિલ્લાઓમાં ભયજનક રોડ ઉપર ટ્રાફિક બંધ કરાવવા અને ખાસ કરીને નદીનાળા ઉપરથી ચાલતા વરસાદી પાણીમાં કોઈ નાગરિકો વાહન સાથે પ્રવેશે નહી તેની ખાસ તકેદારી રાખવાની રહેશે જિલ્લાના દરેક તાલુકામાં ઈલેક્ટ્રીક સીટી સપ્લાય લાંબા સમય સુધી બંધ ન રહે તે માટે સંબંધિતોને જરૂરી સૂચના આપી સતર્ક રહેવું જેના પરિણામે પીવાનું પાણી નાગરિકોને સમયસર મળે તે રીતે વ્યવસ્થા કરવાની રહેશે વરસાદને પરિણામે જે ગામોમાં વીજપ્રવાહ નિષ્ફળતાના કારણે અથવા દુષિત પાણીની સમસ્યાના કારણે પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ પાસે ઈમરજન્સી ટેન્કર વ્યવસ્થાની યાદી તૈયાર રખાવવા સહિતની સુચનાઓ આપવામાં આવી છે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ કચ્છ સૌરાષ્ટ્રમાં ચોમાસુ એકટીવ છે ત્યારે ગઈકાલે જિલ્લામાં સર્વત્ર આકાશ ગોરંભાયેલું રહ્યું હતું અને મોટાભાગના તાલુકાઓમાં ભારે ઉકળાટ વચ્ચે છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા

જેને પગલે આ વિસ્તારના ધરતીપુત્રો આનંદિત બન્યા હતા અને આ મુજબ જણાવ્યું હતું

વધુ વિગત માટે જિલ્લામથક ભુજસ્થિત મદદનિશ મત્સ્યોઘોગ નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરવા કચેરીની એક યાદીમાં જણાવાયું છે